ભયાઉ તાલુકાના વોંધ અને ગાંધીધામ યાર્ડમાં પાણી ભરાવવાના કારણે કચ્છનો મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યો સાથેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી

ગઇકાલે નવી દિલ્હી ખાતે મળેલી ક્રોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા રાહુલ ગાંધીને પદ નહિં છોડવાની અપીલ તેમજ શ્રીમતી સોનિયા ગાંધીને વયગાળાના અઘ્યક્ષ બનાવવાનો નિર્ણય એમ ત્રણ પ્રસ્તાવ પસાર કરાયા હતા

તેઓ મોડી રાત્રે રશિયા જવા રવાના થયા હતા મુખ્યમંત્રી વિજય રૂપાછીની ઉપસ્થિતિમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરના બે સમજુતી કરાર પ્રવાસ દરમિયાન કરાશે

ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ દ્વારા કચ્છના ખેડૂત ભાઇ બહેનોને દૃષિ લક્ષી આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવા સાથે વિવિધ સ્ટોલ દ્વારા ખેત ઇનપુટ્સ અને ખેતસામગ્રીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું ફતું કાર્યક્રમને સંબોધતાં વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે કચ્છના કૃષિ અને બાગાયતને વધુને વધુ સમૃધ્ધ બનાવવાનો મુખ્ય આધાર પાણી છે